કોરોના કાળમાં લોકોએ તેમજ કોરોના વોરીયર્સે નિસ્વાર્થ સેવા કરી છે કોરોનાથી ખતરો નથી એવુ બીલકુલ વ્યાજબી નથી એમશ્રી મોદીએ જણાવ્યુ બજારમાં કોરોના સામેની રસી ન આવી જાય ત્યાં સુધી આપણે કોરોના સંક્રમણ સામે માસ્ક તેમજ વ્યક્તિગત સાવચેતી રાખવી અનિવાર્ય છે

આગામી તહેવારમાં દરેક નાગરિકોએ સર્તક રહેવુ જોઈએ કેમ કે થોડી લાપરવાહી આપણને મોટા જોખમમાં મુકી શકે એમ છે શ્રી મોદીએ મિડીયાના સાથીઓને પણ આગ્રહભરી વિનંતી કરી હતી કે જનજાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરે દો ગજ દુરી અને માસ્ક લગાવવુ અનિવાર્ય છે

મગફળી ખરીદી દરમિયાન સરકારની એસઓપીના નિયમોનું પાલન કરવામાં આવશે કોરોના માહામારીને ધ્યાનમાં રાખીને ખરીદી માટેના સ્થળો પર આરોગ્ય રથ હાજર રહેશે

છોકરીઓ માટે વિશેષ છાત્રાલય રાખવામાં આવશે અહી અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી અધિકાર માટેની તાલીમ અપાશે

પ્રવેશ પ્રક્રિયાની જાણકારી એન

એ ડોટ ઈન વેબસાઈટ પર થી મેળવી શકાશે

ઓ ઓનલાઈન પરમીટ રાજ્ય સરકાર દ્રારા તમામ આરટીઓ કચેરીઓને ડુપ્લિકેટ લાયસન્સ લાયસન્સમાં સુ ધારો તેમજ આરસી બુ કના કામો ઓનલાઈન કરાયા બાદ નેશનલ પરમીટી કાઢી આપવાની કામગીરી પણ ઓનલાઈન કરવામાં આવી છે ત્રણે સેવા માટે અરજદારે પરિવહન વિભાગની વેબસાઈટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઈન વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ઓનલાઈન જ નેશનલ પરમિટ ઈસ્યુ કરી દેવાશે જેની ઝેરોક્ષ કાઢી અરજદાર પોતાની પાસે રાખી શકશે

આજે મા દુર્ગાના કુષ્ટમાંડા સ્વરૂપની પુજા થાય છે અશ્વિનના ચોથા નોરતામાં માતાને આરાધવાથી વાક્ અને બુ ધ્ધ શક્તિ મળે છે માતા કુષ્ટમાંડા અષ્ટભુજાવાળી છે